કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે સુરતના હજીરાથી દીવ વચ્ચેની ક્રૂઝ સેવાનું ઇ લોકાર્પણ કરશે

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરતમાં સંક્રમિત કેસોની સંખ્યા સૌધી વધુ જોવા મળે છે

કમિશનર હક્રમના વિસ્તારમાં પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે જોકે ફરજ પરના સરકારી કે અર્ધસરકારી સંસ્થાના કર્મચારીઓને તેમજ સ્મશાનયાત્રાને આ જાહેરનામું લાગુ પડશે નહીં જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વધી રહેલા કોરોના કેસોના કારણે પર્યટન સ્થળોને બંધ રાખવાના આદેશ અપાયા છે

દીવ કલેક્ટર સલોની રાય દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કેન્દ્ર શાસિત પ્રદેશના બીચ બગીચા તથા અનેક પર્યટન સ્થળો અન્ય આદેશના થાય ત્યાં સુધી બંધ કરી દેવાયા છે

સુરતના હજીરાથી દીવ વચ્ચે આજે ક્રઝ સેવા શરૂ થશે કેન્દ્રીય વહાવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયા આજે સાંજે હજીરા ખાતેથી ક્રઝ સેવાનું ઇ લોકાર્પણ કરશે દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ફ્રઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને બીજા દિવસે ફજીરા પરત ફરશે

આ ફ્રઝ એક સપ્તાહમાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે તથા શુક્રવાર શનિવાર અને રવિવારના દિવસે સુરત હાઇ સીમાં મુસાફરી કરાવશે

આગામી અઢારમી એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની યુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે અંતીમ દિવસ છે દરમિયાન ભાજપ ધ્વારા ગાંધીનગર મહાનગરપાલીકાની યુંટણી માટેના કેટલાક વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તો કોંગ્રેસે પણ ચુંટણીમાં પ્રચાર માટેના પક્ષ આગેવાનોના નામની યાદી પણ બનાવી લીધી છે આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે જયારે ત્રીજી એપ્રિલે તેની ચકાસણી થશે જયારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે અઢારમી એપ્રિલે મતદાન યોજાશે અને વીસમી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતીથી દાંડી સુધી યોજાઇ રહેલી દાંડીયાત્રા ગઇકાલે ઓગણીસમાં દિવસે સુરત જિલ્લાના સાંધિયેર ગામમાંથી પસાર થઈને દેલાડ ગામે પહોંચી છે

કોવિડ મહામારીના કપરા કાળમાં કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટીય રોજગાર બાંચેધરી યોજના મનરેગા અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે

ગઢડાના તાલુકા વિકાસ અધિકારી બિપીનભાઈ પરમારે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યુ હતું